વેંકૈયા નાયડુએ તંદુરસ્ત રાષ્ટ્ર અને સમાજે સ્વચ્છતા અને શૌચાલયોને અગ્રતા આપવી જોઈએ તેવો અનુરોધ કર્યો છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે ભારત માહિતીના યુગમાં હરણફાળ ભરવા સજ્જ છે અને ટેક્નોલોજી અને નવકલ્પનાને મુક્તિ આપવાની બાબત તેમની સરકારની નીતિના કેન્દ્રમાં રહેલી છે શ્રી મોદીએ કહ્યું કે ડિજીટલ ઈન્ડિયા ઝુંબેશના કારણે આપણો દેશ માનવ કેન્દ્રિત અભિગમવાળા વિકાસનો સાક્ષી બન્યો છે શિખર સંમેલનમાં કોરોના માહમારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેકટ્રોનિકસ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવ કલ્પનાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે

છેલ્લા બે વર્ષમાં ભારત અને લકઝમબર્ગ વચ્યેની આ પ્રથમ શિખર પરિષદ હશે બંને નેતાઓ કોવિડ પછીના સમયગાળામાં ભારત લકઝમબર્ગ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે આ ઉપરાંત તેઓ દ્વિપક્ષીય પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિયારોનું આદાનપ્રદાન કરશે ભારત અને લકઝમબર્ગના પ્રધાનમંત્રીઓ વચ્ચે અગાઉ ત્રણ પ્રસંગે મુલાકાત થઇ ચૂકી છે

કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ઘિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનીસીપાલીટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે કેટલીક બેંકોએ ઘેર જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે

જમ્મુમાં થોડા સમય પહેલાં મીડીયા કર્મીને સંબોધન કરતાં પોલીસ મહાનિરક્ષક મુકેશ સિંહ કહ્યું હતુ કે જમ્મુ કાશ્મીર પોલીસ સી

એફને સાંબા સેન્ટરથી આતંકવાદીઓની ચહલપહલ અંગે માહીતી મળી હતી જે ટ્રકમાં એ લોકો સંતાયેલા હતા તે ટ્રકને પાંચ વાગે રૂટીન તપાસ માટે રોકવામાં આવ્યું હતું જોકે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને ગ્રેનેટ ફેક્યા આતંકવાદીઓ ભાગી રહ્યાં હતા ત્યારે અથડામણમાં તમામ ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા મૃત્યુ પામેલાં યાર આતંકવાદીઓ પાસેથી અગિયાર એ

તેમણે કહ્યું કે સરહદ પારથી ધુસણખોરી કરવાવાળા આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટા પાયે હુમલો કરવાની યોજનાં બનાવી હતી

જી પી એ કહ્યું કે ટ્રકનો ચાલાક ઘટનાસ્થળેથી ભાગી છુટ્યો છે અને તેને પકડવા માટે મૈનહંટ ચલાવવામાં આવ્યું છે તેમણે કહ્યું કે અથડામણમાં બે પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે

મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ અંગે માહીતી મેળવવામાં આવી રહી છે

વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વેંકૈયા નાયડુએ સ્વચ્છતા ગૃહોના અભાવે ઘણા રોગ થવાની શક્યતા હોવાથી તંદુરસ્ત રાષ્ટ્ર અને સમાજે સ્વચ્છતા અને શૌયાલયોને અગ્રતા આપવી જોઈએ આજે વિશ્વ શૌયાલય દિવસ નિમિત્તે ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત રાખવાની પ્રતિબધ્ધતા દોહરાવવા સહ્ નાગરિકોને અનુરોધ કર્યો છે સમગ્ર વિશ્વમાં નાગરિકોમાં સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ કેળવવા અને લોકોને શૌયાલયોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા વિશ્વ શૌયાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે અમારા સંવાદદાતા જણાવે છે કે આજના દિવસે જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ટોચનું સ્થાન મેળવનાર જિલ્લા અને રાજ્યોને સ્વચ્છતા પુરસ્કારો એનાયત કરશે

દેશના વિવિધ ભાગોમાં ગઈકાલે પરંપરાગત અનુષ્ઠાન સાથે છઠ પ્રજા તહેવારનો પ્રારંભ થયો છે શનિવારે સવારે સૂર્યદેવને અધ્ય્ય ચઢાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે ઉલ્લેખનીય છે કે છઠ પૂજા સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે જેમાં ધરતી પર જીવનને સહારો આપવા માટે સૂર્યદેવને ધન્યવાદ આપવામાં આવે છે

બિહારમાં રાજ્યના વિવિધ સૂર્યમંદિરમાં છઠ પુજા માટે વ્યાપક વ્યવસ્થા કરાઈ છે ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશા નિર્દેશો સાથે છઠ પુજાની ઉજવણી માટેની વ્યવસ્થા કરાઈ છે

જેએનયુના ચોથા વાર્ષિક સમારોહને ગઈકાલે વિડિયો માધ્યમથી ગઈકાલે સંબોધિત કરતાં શ્રી કોવિંદે કહ્યું કે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ જેએનયુમાં શ્રેષ્ઠતા માટેની સમાન તકના વાતાવરણમાં અભ્યાસ કરે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે જેએનયુ ભારતીય સંસ્ક઼તિને પ્રતિબિંબિત કરે છે અને પરિસરમાં આવેલ ઇમારતો છાત્રાલયો રસ્તાઓ ભારતીય વારસાને પ્રદર્શિત કરે છે આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોકટર રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણનિતીના અમલીકરણમાં યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે